આરતી ભદ્દ રાજ્ય કોરોના દેશમાં કોવીડના રોગયાળાથી મૃત્યુ પામનારનો દર પ્રથમવાર અઢી ટકાથી ઓછો નોંધાયો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગઈકાલે વધુ જણાવ્યું છે કે કોવીડની બિમારીથી મૃત્યુ પામનારનો ભારતનો દર સમગ્ર વિશ્વની સરખામણીએ ઘણો ઓછો છે

તે મુજબ હવે કોઈ ઉત્પાદકો ખોટી જાહેરાત આપી માલનું વેંચાણ કરી શકશે નહિ તેવા ઉત્પાદકો સામે હવેથી ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ કેસ દાખલ કરી શકાશે નવા કાયદા મુજબ ગ્રાહક ઉત્પાદકો સામે દંડ સાથે ક્રિમીનલ કેસ પણ થઇ શકશે એવી નવા ગ્રાહક સુરક્ષા કાયદામાં જોગવાઈ કરાઈ છે નવા કાયદાની અમલવારી જાન્યુઆરી ના બદલે માર્ચ સુધી ઉત્પાદકોને સમય આપવા લંબાવાયો હતો પરંતુ કોરોના સંક્રમણ લીધે નવા કાયદાની અમલવારી આજથી શરૂ કરવામાં આવી છે આરતી ભદ્દ કોરોના માસ્ક વગર ફરતા લોકોને દંડ કચ્છ જીલ્લામાં કોરોનાના કેસ દિવસે વધી રહ્યા છે ત્યારે ગઈકાલે ભુજ શહેર તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમના રેવન્યુ પોલીસ અને પાલિકા કર્મીઓએ માસ્ક વગર ફરતા લોકોને દંડ કર્યો હતો અને આ કામગીરી મોદી સાંજ સુધી ચાલુ રહી હતી

લોકોને કોરોના અંગેની ગાઈડ લાઈનને ચુસ્તપણે પાલન કરે તે અંગે લોક જાગૃતિ આવવી અનિવાર્ય છે તેમજ તંત્ર દ્વારા પણ કડક પગલા ભરવામાં આવી રહ્યા છે તો બધા નાગરિકોને માસ્ક પહેરવું તેમજ યોગ્ય સામાજિક અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે આરતી ભદ્દ જમીન ચકાસણી ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેનન્ટ યોજના અન્વયે ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા લાભાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે

જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા કુલ ખર્ચ રૂ

જે ગૃપ્સ સંસ્થા આ બાબતે રસ ધરાવતી હોય તેઓએ નાયબ ખેતી નિયામક વિસ્તરણ ની કચેરી ખેડૂત તાલીમ કેન્દ્ર બિલ્ડીંગ સંસ્કાર નગર ભુજની કચેરીમાંથી તા

તેઓ હાલના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનું સ્થાન લેશે શ્રી પાટીલ હાલે નવસારીના સંસદ સભ્ય છે આરતી ભદ્દ શ્રાવણ માસનો પ્રારંભ મંગળવારથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયો તથા અન્ય ધાર્મિક સ્થળોઉપાસનાના સ્થળોએ લોકોની ભીડનાં થાય અને કોરોનનો ચેપનાં ફેલાય તે માટે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે સરકારે આ અંગે જિલ્લા કલેકટરોને જરૂરી સૂચના બહાર પાડવા કહ્યું છે

ધાર્મિક સ્થળોએ જતાં પહેલા હાથ સેનેટઈઝ કરીને જવા અને ધાર્મિક સ્થળે પણ સેનેટઇઝરની તથા થર્મલ સ્કીનીંગની વ્યવસ્થા રાખવા સૂચના અપાઈ છે